ત્યારે આ કિસ્સામાં યુવતી તરફથી ગંભીર બેદરકારી આચરવામાં આવી હોવાનું બહાર આવતા તેની સામે વિવિધ વિવિધ કલમો હેઠળ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે

કે દ્રારા અમુક માર્ગોને કન્ટેઈન્ટમેન્ટ એરીયા તરીકે જાહેર કરવામાં આવ્યો છે જેમાં ભુજના જયુ બીલી ગ્રાઉન્ડ અને વીડી હાઈસ્કુલને જોડતા માર્ગ ઉપર આવેલ તાજાસ સર્કલ થી હોસ્પિટલ રોડને જોડતા માર્ગ ઉપર આવેલ આઈડિયલ મોટર સાઈકલ વર્કસગફના જવેલર્સવાળી બિલ્ડીંગથી શારદા સોસાયટીના પ્રવેશદ્રાર રાજ ઓપ્ટિક્સ સુ ધીનો રસ્તો અને તે રસ્તા ઉપર આવેલ મકાનોનો સમાવેશ થાય છે આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપરની વ્યક્તિ સિવાયની તમામ પ્રકારની અવર જવર ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવે છે આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિગેરે જીવન જરૂરિયાતની આવશ્યક યીજ વસ્તુઓ તંત્ર દ્રારા હોમડીલીવરીથી તેમના ધરે પુરી પાડવામાં આવશે

મુંબઈ અને ગુજરાત તરફ થી આવી કચ્છ માં દાખલ થવા માંગતા દરેક મુ સાફર અને તેમના વાહન નું કડક ચેકીંગ કરવા માટે પોલિસ સાથે આરોગ્ય તપાસ ટુકડી રાત દિવસ આડેસર અને સુરજબારી ટોલ પ્લાઝા ઉપર તૈનાત છે મું બઈ થી કોરોના નો ચેપ લઈ યૂ પચાપ કરછમાં પ્રવેશી ગયેલી મેડિકલ સ્ટુડન્ટપોઝીટીવ હોવાનો નો દાખલો પ્રકાશ માં આવતા ટોલ નાકા ઉપર આરોગ્ય તપાસ માં જરાય લાપરવાહી રહે નહિ તે માટે ઉચ્ય અધિકારીઓ સૂ રજબારી દોડી ગયા છે સુ રજબારી ટોલ પ્લાઝા ઉપર ફરજ બજાવી રહેલા મેડિકલ ઓફિસર ડોક્ટર નારાયણ સિંધ કહે છે કે કોરોના શંકાસ્પદ વ્યક્તિ વિષે માહિતી એકત્ર કરી ભુજ ના કોવિડ કેર સેન્ટરે માં તેને પર્હોચાડવાની તજવીજ હાથ ધરવા માં આવે છે

રોજીરોટી કમાવવા આવેલા લોકડાઉનમાં ફસાચેલા બિહારના શ્રમિકોની સ્વાસ્થ્ય અને સલામતીની શુભકામનાઓ પાઠવી રાજયમંત્રીશ્રી વાસણભાઇ આહિરે લીલીઝંડી આપી દ્રેનને રવાના કરી હતી શિતલ વૈશ્નવ જાહેરાત ફોન ઈન સિધ્ધાર્થ રાંદેરિયા ભુજના ફોન ઈન આપની પસંદમાં કચ્છના શ્રોત્તાઓ સાથે વાત કરશે પ્રસિધ્ધ અભિનેતા સિધાર્થ રાંદેરિયા